સી સી ની ટેસ્ટ રેન્કિંગમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંક જયારે વન ડે ક્રિકેટમાં ઇંગ્લેન્ડે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે

આજે પત્રકાર પરીષદમાં વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે જણાવ્યું હતું કે ચીને તેમણે દરખાસ્તને પસાર નહીં થવા દેવા કરેલો નિર્ણય શા માટે બદલ્યો તે અંગે સ્પષ્ટતા કરી છે શ્રી રવીશકુમારે ચીનના ટેકનીકલ હોલ્ડ એટલે કે હંગામી પ્રતિબંધ હટાવી લેવાના નિર્ણયને આવકાર્યો છે તેમણે કહ્યું કે પુલવામા ખાતે થયેલા હુમલાના કારણે મસુદ વૈશ્વિક આતંકવાદી જાહેર કરાયો છે અને આ બાબત પાકિસ્તાનનો રાજદ્વારી પરાજય ગણાવી શકાય

અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પીઓએ આ નિર્ણયને આવકારતાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના આ નિર્ણયને શાંતિની દિશામાં લેવાયેલું પગલું તરીકે ઓળખાવ્યું છે દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવકતા મોર્ગન ઓર્ટાગસે જણાવ્યું છે કે જૈશ એ મહંમદ સંગઠન ઘણા બધા આતંકવાદી હુમલામાં સંડોવાયેલું છે અને દક્ષિણ એશિયામાં પ્રાદેશિક સ્થિરતા અને શાંતિ માટે તે જોખમરૂપ છે

આજે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં શ્રી જેટલીએ કહ્યું કે મસુદને આતંરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયો તે મુખ્ય વસ્તુ છે તેમણે કહ્યું કે વૈશ્વિક સમુદાયે ભારત દ્વારા રજુ કરાયેલી સામગ્રીનો અભ્યાસ કર્યો હતો સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને આ બાબતને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાનને વૈશ્વીકસ્તરે એકલું અટલું પાડવાના સાતત્ય પૂર્ણ પ્રયાસનું પરિણામ ગણાવ્યું છે

ના આધારે પ્રથમ આરોપનામું રજૂ કર્યું છે

સમગ્ર કેસમાં એન્ફોર્સમેન્ટ વિભાગે રજૂ કરેલું આ બીજું અને નાઇક સામેનું પહેલું આરોપનામું છે

શ્રીકાકુલમ વિજય નગરમ અને વિશાખાપટ્ટનમ જિલ્લાઓમાં અસર થવાની સંભાવના છે ફાનીના કારણે દોઢ મીટર જેટલી ઉંચાઇવાળી લહેરો દરિયામાં ઉછળશે જેના કારણે ઓડીશાના દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સંભાવના છે

ભારતીય તટરક્ષકદળ અને નૌકાદળે તેના જહાજો અને હેલીકોપ્ટરો મહત્વના સ્થળોએ ગોઠવ્યાં છે એવી જ રીતે ત્રણ રાજ્યોમાં સેના અને હવાઇદળના એકમોને સતર્ક રહેવાનો આદેશ અપાયો છે સમગ્ર પૂર્વ દરિયાકાંઠા વિસ્તારોમાં હેલીકોપ્ટરો દ્વારા નજર રાખવામાં આવી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓને સંબંધિત રાજ્યો સાથે સંકલન સાધીને અસરકારક રીતે પગલાં લેવાની અને જરૂર હોય તો રાહત કામગીરી માટે પગલા લેવાની સૂચના આપી છે પ્રધાનમંત્રીના અધ્યક્ષ સ્થાને આજે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ફાની ચક્રવાત બાબતે કરાયેલી તેયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી

બી એસ

જુદા જુદા રાજકીય પક્ષોના અગ્રણીઓ દેશભરમાં રેલીઓ યોજી રહ્યા છે ભાજપના અધ્યક્ષ અમિત શાહ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં ચૂંટણી રેલીને સંબોધી હતી

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઝારખંડના સીમડેગા ખાતે ચૂંટણી રેલીમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે ચલણ રદ કરવાના નિર્ણયથી લોકોની ખરીદ શક્તિ ઘટી છે અને ઘણાની નોકરીઓ છૂટી ગઇ છે જો તેમનો પક્ષ સત્તામાં આવશે તો ન્યાય યોજના વડે ગરીબોને નાણાં અપાશે

ચૂંટણી પંચે જણાવ્યું છે કે તેમણે પ્રધાનમંત્રીના સંપૂર્ણ ભાષણનો અભ્યાસ કર્યો હતો અને તેમાં આદર્શ આચાર સંહિતાનો ભંગ થયો હોય તેવું જણાયું નથી દરમિયાન ચૂંટણી પંચે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને મધ્યપ્રદેશના શાહદોલ ખાતે તેમણે કરેલા સંબોધનમાં પ્રધાનમંત્રી બાબતે કરેલા કથીત નિવેદનો માટે શ્રી રાહુલ ગાંધીને કારણ દર્શાવો નોટીસ પાઠવી છે એવી જ રીતે ચૂંટણી પંચ કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધને પણ તેમના દ્વારા અમદાવાદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી માટે કરાયેલા નિવેદન માટે કારણ દર્શાવો નોટીસ પાઠવી છે

પંચે નિવેદનમાં જણાવ્યું છે કે સલામતી દળના જવાનો પરના આવા હુમલાઓ બંધ થવા જોઇએ કારણ કે તે માનવ અધિકારનો મોટો ભંગ થયો ગણાવી શકાય તેમણે કહ્યું કે આ જવાનોની શહીદી એળે નહીં જાય અને સંબંધિતના કુટુંબીજનોને યોગ્ય વળતર અપાશે

પત્રકારોના આંતરરાષ્ટ્રીય નેટવર્કે જણાવ્યું છે કે વિશ્વભરની સરકારો પ્રસાર માધ્યમોના સ્વાતંત્ર્ય ઉપર નિયંત્રણ રાખવા માંગે છે અને આ હેતુથી નવા નવા કાયદાઓ ઘડે છે વીએન્ના ખાતેની આંતરરાષ્ટ્રીય પ્રસાર માધ્યમ સંસ્થાએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે ગયા વર્ષના મે માસથી અત્યારસુધીમાં પપ પત્રકારોની હત્યા થઇ છે